મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે આજે સેલ્ફી વિથ માસ્ક અંતર્ગત વધુ ને નાગરિકો પોતાની માસ્ક સાથેની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરે અને ઠૂં પણ કોરોના વોરિયર હેશટેગ કરે

અન્ય ત્રણ લિન્ક દ્રારા તબક્કાવાર આયોજન કરીને બાકીના તમામ તળાવોચેકડેમ અને જળાશયો ભરાશે ભુ ગર્ભ જળસ્ત્રોત પણ રિચાર્જ થતા જળસ્તર ઉંચા આવતાં ખેડુતોને સિંચાઈ માટે પણ પાણી મળશે

પૌલ જણાવ્યુ કે લોકડાઉન તૈયારી કરવામાં મદદરૂપ સાબિત થયુ છે

ટેલિમેડીસીન્સનો ઉપયોગ રોજ વધી રહ્યો છે

બસ સેવા કચ્છ જિલ્લામાં આંતરિક બસ સેવા શરૂ કરવા સાથે ભુજ થી રાજકોટ વચ્ચે દિવસ ની એક એસ ટી

ટી ના વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજન જણાવે છે કે મુંદ્રા અને માંડવી થી પણ રાજકોટ માટે બસ સેવા શરૂ કરવાનું આયોજન છે તેમને કહ્યુ કે આણંદ સુરત અને વડોદરા માટે બસ ની માંગણી છે પરંતુ રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર ઝોન પૂ રતું એસ ટી

રામભાઈ ગઢવી સહિતના અગ્રણીઓએ બિરદાવ્યા હતા તથા પોતાનું અને પરિવારનું માનસિક આરોગ્ય જાળવવા માટે યોગ અને માનસિક આરોગ્ય નિષ્ણાંતોની ટીમનું માર્ગદર્શન મેળવવા આ યોગ તાલીમ વેબિનારમાં જોડાવવા અપીલ કરી હતી આશુ તોષ અંતાણી